આજે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંયાલન પરીષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્કળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો

પીએમ આસામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે આસામ અને પશ્વિમ બંગાળના પ્રવાસે જશે

શ્રી મોદી એન્જીનીયરીંગ કોલેજની આધારશીલા પણ મુકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળના હ્ગલીમાં કેટલીક રેલ્વે પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું ઉદઘાટન કરશે

આ પ્રોજેક્ટથી મુસાફરીનો ઓછો સમય ટ્રેનની કામગીરીમાં સલામતીની ખાતરી ઉપરાંત ક્ષેત્રના આર્થિક વિકાસને પણ વેગ મળશે

ચેન્નાઇમાં એક સમારોહ દરમિયાન તેમણે કહ્યું કે છંધણની કિંમત વૈશ્વિક મુદ્દો છે અને પેટ્રોલિયમ પદાર્થોની નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક આખા વિશ્વને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડિઝલની કિંમતો નક્કી કરવી જોઇએ તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોને વસ્તુ અને સેવા કર જીએસટીને એક સમાન રૂપે બનાવવા માટે વિચાર કરવો જોઇએ ભારતને કલ્યાણકારી શાસન વ્યવસ્થાવાળો દેશ ગણાવતાં શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર આરોગ્ય અને શિક્ષણનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે તેમણે એમ પણ કહ્યું કે જો કરમાં વધારો નહીં કરવામાં આવે તો દેશનો વધુ વિકાસ સંભવ નહીં થાય

વૈંકેયા નાયડુએ સૌને અપીલ કરી છે કે તેઓ માનવ અધિકારોના રક્ષણ માટે કામ કરે અને સૌને એક સમાન સમજે શ્રી નાયડુએ એમ પણ કહ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને ગરીબી નિરક્ષરતા અને ભેદભાવને નાબૂદ કરવા માટે કામ કરવું જોઇએ કારણ કે આજ બાબતો ન્યાયપૂર્ણ સમાજના નિર્માણમાં નડતરરૂપ છે

વિદેશમંત્રી ડોકટર એસ જયશંકર અને માલદીવના વિદેશમંત્રી અબ્દુલા શાહીદ વચ્ચેની મંત્રણા પછી આ સમજૂતી કરાર થયા હતા સમજૂતી કરારમાં જાહેર પ્રસાર માધ્યમમાં પ્રસાર ભારતી અને પીએસએમ માલદિવના સત્તાવાર સરકારી પ્રસાર માધ્યમો વચ્ચેના સહકાર માટે છે

જયશંકરે અને શ્રી શાહિદે દ્વિપક્ષીય સંબંધો પર યર્યા કરી અને સંબંઘોની સમીક્ષા કરી હતી ઉપરાંત વર્તમાન કોરોનાની પરિસ્થિતિ અને કોરોના મહામારી બાદ ભારતની સહાય પર પણ વાતચીત કરી હતી

ઉલ્લેખનીય છે કે મોરેશિયસ અને માલદિવ એમ બે દેશોની મુલાકાતમાં આજે તેઓ માલે પહોંચ્યા હતા

જયશંકરે માલદિવના રાષ્ટ્રમપતિ ઇબ્રાહીમ મહમ્મદ સોલિહને પણ મળશે પાસપોર્ટ ડીજીલોકર કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડીજીલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે વિદેશ રાજયમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડીજીલોકરમાં મુકેલા દસ્તાવેજોની લીંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે આમ થવાથી કોઇપણ નાગરિક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડીજીટલ માધ્યમથી સુપરત કરી શકશે ડીજીટલ ઇન્ડિયા ફલેગશીપ કાર્યક્રમ હેઠળ ભારત સરકારે ડીજીલોકરની સુવિધા આપી છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશને ડીજીટલ ક્ષેત્રે સશકત બનાવવાનો છે

પરંતુ હવે નવા ખાતાં વધુ ખુલવા લાગ્યા છે તે દર્શાવે છે કે લોકો નવી નોકરીઓમાં જોડાઇ રહ્યા છે

ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મહિલાઓની સિંગલ્સનો ખિતાબ જાપાનની નાઓમી ઓસાકાએ જીતી લીધો છે આજે મેલબોર્નમાં રમાયેલી ફાઇનલમાં તેણે અમેરિકાની જેનિફર બ્રેડીને હરાવીને ચોથી ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા જીતી લીધી હતી

છેલ્લા એક વર્ષમાં રમાયેલી વીસે વીસ મેય તે જીતી યૂકી છે ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સડ ડબલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જોડી સામંથા સ્ટોસુર અને મેથ્યુ એબડન ચેક રીપબ્લીકની બાર્બોરા ક્રેજ્સીકોવા અને અમેરિકાના રાજીવ રામની જોડી સામે પરાજય થયો છે

પુરૂષો માટેની સીંગલ્સની ફાઇનલ આવતીકાલે વિશ્વના ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિક અને મેદવેદેવ વચ્ચે રમાશે

તેમના સ્વદેશી બનાવટનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે